ગાંધીનગર ખાતે પત્રકારો સમક્ષ નવી પ્રવાસન નીતિની જાહેરાત કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે વોકલ ફોર લોકલ સૂત્ર સાર્થક કરવા હસ્ત કલ કારીગરીની ચીજવસ્તુઓનું પ્રમોશન વિદેશી પર્યટક સમક્ષ કરાશે તેમણે વધુ માં જણાવ્યુ હતું કે ટુરિસ્ટ ઇન્ફાસ્ટ્રકચરનો વિકાસ કરવા સાથે સ્થાનિક રોજગાર વૃદ્ધિ માટે હોટેલરિસોર્ટસને ટુરિઝમ ગાઇડ નિયુકત કરવા વ્યક્તિ દિઠ મહત્તમ રૂ

વિવેકાનંદ જયંતી સ્વામી વિવેકાનંદ જયંતીની આજે યુવા દિવસ તરીકે ઉજવણી થઇ રહી છે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ અવસરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ ભવનોના ઈ લોકાર્પણ અને ઇ ખાતમુફૂર્ત પ્રસંગે જણાવ્યું કે રાજ્ય સરકારે બે દાયકામાં શિક્ષણ ક્ષેત્રે ગુજરાતનો કાયાકલ્પ કર્યો છે સમગ્ર ભારતમાં ગુજરાત એશ્યુકેશનલ હબ તરીકે પ્રસ્થાપિત થઈ ગયું છે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એપ્રેન્ટિસશીપ થોજના યુવા સ્વાવલંબન યોજના અને શોઘ થોજના થકી રાજ્યના યુવાનોને એમ્પાવર્ડ કર્યા છે

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે સ્વામી વિવેકાનંદજીએ પશ્ચિમમાં જઈને સમગ્ર વિશ્વને ભારતીય જીવન દ્રષ્ટિથી પરિચિત કરાવ્યા હતા સમગ્ર વિશ્વને વસુઘૈવ કુટુમ્બકમની પ્રેરણા આપી હતી ગુજરાતીઓએ ગૌરવ લેવા જેવી વાત એ છે કે સ્વામીજીને પશ્ચિમમાં જવાની પ્રેરણા ગુજરાતની ભૂમિમાંથી મળી હતી ભાજપ બાઈક રેલી સુરેન્દ્રનગર ખાતે યુવા ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે શહેરમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

કોરોનાના કારણે લોકડાઉન બાદ પ્રવાસીઓ માટે શરૂ થયેલું અભયારણ્ય હવે ફરી એકવાર બંધ કરવામાં આવ્યું છે હાલમાં કોઇ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં નહીં આવે શિયાળામાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓની હાજરી પ્રવાસીઓ સાથે પક્ષીવિદો માટે આકર્ષણનું કેન્દ્ર હોયછે પરંતુ સાવચેતીના પગલા તરીકે હાલમાં પ્રવેશબંધી કરવામાં આવી છે

મી

નાયબ પશુપાલન નિયામકની કચેરીના ઈનચાર્જ ડો હરેશ ઠક્કરે જણાવ્યું હતું કે ત્રણેય ગામમાં મૃત પક્ષી મબ્યા છે જેમના સેમ્પલ અમદાવાદની કચેરી મારફતે ભોપાલમાં નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ હાઈ સિક્યુરિટી એનિમલ ડિસીઝ લેબોરેટરીમાં મોકલી દેવાયા છે

મી

આજે સાળંગપુર હનુમાન દાદાને હિમાલયનો શણગાર કરવામાં આવ્યો હતો જેમાં દાદાની મૂતિ પાસે હિમાલય જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો છે